પ્રધાનમંત્રી વિધાર્થીઓ સાથે સંવાદ કરવાની સાથે પરીક્ષાના તનાવથી મુકત રહેવા બાબતે માર્ગદર્શન આપશે પ્રધાનમંત્રીએ વાલીઓને બાળકો પર પોતાના અધુરા રહેલા સપનાઓ પુર્ણ કરવા દબાણ નહી કરવાની અપીલ કરાઈ છે

હજુ પણ બે દિવસ ઠંડીનું પ્રમાણ વધુ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે

પ્રજાપતિએ આપી હતી